આ બેઠક પૂર્ણ થયા બાદ મોડી સાંજે લોકડાઉન અને છૂટછાટનો નિર્ણય જાહેર થઇ શકે છે આવતીકાલ સવારથી દેશભરમાં લોકડાઉનનો યોથો તબક્કો શરૂ થશે

ગઇકાલે મુખ્યમંત્રીએ જણાવ્યું કે કન્ટેઈન્મેન્ટ ઝોન બહાર છૂટછાટ આપવામાં આવશે નવા નિયમોમાં કન્ટેઈન્મેન્ટ અને નોન કન્ટેઈન્મેન્ટ ઝોનના આધારે છૂટછાટ આપવામાં આવશે

આ તબક્કામાં બસ બાઈક ચાલકો અને રિક્ષા ચાલકોને છૂટ આપવામાં આ વે તેવી આશા છે

જ્યારે આજે બે દર્દીઓ સાજા થતાં તેમણે રજા આપવામાં આવી છે

આ બંને બાળકો અગાઉ નોંધાયેલા પોઝિટિવ દર્દીના સંબંધી હોવાનું જાણવા મબ્યું છે

આઠ દર્દીઓના મોત નિપજ્યા છે

જી

મહેસાણા જિલ્લામાં રોજ નવા કોરોના પોઝિટિવના કેસ આવતા હોય છે

તે બાદ નવી ગાઇડલાઇન પ્રમાણે ડેથ ઓડિટ કમિટી બનાવવામાં આવી તેમાં માત્ર સાત વ્યક્તિના કોરોના વાઇરસને કારણે મૃત્યુ થયાનું પ્રતિપાદિત કર્યું છે જ્યારે અન્યના મોત બીજા રોગને કારણે થયાનું જાહેર કર્યું હતું છેલ્લા છ દિવસથી કોરોનાને કારણે મૃત્યુઆંક વધ્યો નથી તેમ આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે

મળતી માહિતી મુજબ નવા નોંધાયેલ આ પોઝિટિવ કેસ મોડાસામાંથી નોંધાયો છે પાટણ જિલ્લામાં કોરોનાની સારવાર લઈ રહેલા એક દર્દીનું મૃત્યુ નિપજ્યું છે જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાથી મૃત્યુ પામનારની સંખ્યા ત્રણ થઈ છે સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કુલ કેસની સંખ્યા વધીને પાંચ થઈ છે

જોકે અમદાવાદ શહેરની તે વખતની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અમદાવાદ શહેરના એપીએલ વન કાર્ડધારકોને અનાજ અપાયું ન હતું

કચ્છના પોસ્ટ વિભાગ દ્વારા કોરોના વોરિયર્સનું સન્માન કરવા માટે ખાસ સ્ટેમ્પ બહાર પાડવામાં આવી છે સાંસદ વિનોદ ચાવડાના હસ્તે આ ટિકિટનું વિમોચન કરવામાં આવ્યું હતું શ્રી ચાવડાએ ટપાલ વિભાગની આ પહેલને બિરદાવી શુભેચ્છા પાઠવી હતી

સતત પાંચ દિવસ સુધી લોકોના ઘરે જતી ટપાલમાં આ ટિકિટ લગાડવામાં આવશે તેવું પોસ્ટ વિભાગ ના સતાવાર સુત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું

જેમાં રાજકોટ જિલ્લા પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ શ્રી બલરામ મીણા તેમજ એક ખાનગી ચેનલના પત્રકારને ઇજાઓ પહોંચી હતી તથા પથ્થરમારો અને તોડફોડ કરી ખાનગી તથા જાહેર મિલકતોને નુકસાન પહોંચાડ્યું હતું

ગઇકાલે બપોર બાદ અમરેલી જિલ્લામાં લાઠી અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો કમોસમી વરસાદથી ઉનાળુ તલ અને મગફળી ઉગાડનાર ખેડૂતોમાં ચિંતા પ્રસરી હતી

અયાનક મધરાતે આવેલા કમોસમી વરસાદથી ખેડૂતો પણ લલણી કરેલ પાકને ઢાંકવા દોડતા થયા હતા પાટણ જિલ્લાના રાધનપુર પંથકમાં આજે વહેલી સવારે ઝરમર વરસાદ થયો હતો તો જિલ્લાના અન્ય વિસ્તારમાં પણ છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં પણ આજે સવારે કમોસમી વરસાદ થયાના અહેવાલ છે